આ એપ્લિકેશન ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં ઉપલબ્ધ હશે જેમાં બજેટ દસ્તાવેજો નાયબ મુખ્યમંત્રીશ્રીનું બજેટ પ્રવચન અને બજેટ અંગેના સમાયારો જોઈ શકાશે આ ઉપરાંત અંદાજપત્રની મહત્વની બાબતો અંદાજપત્રોના પ્રકાશન અલગ અલગ ક્ષેત્ર માટેની જોગવાઈઓ પણ આ મોબાઇલ એપમાં ઉપલબ્ધ થશે આ મોબાઇલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પર ગુજરાત બજેટ નામથી ડાઉનલોડ કરી શકાય તો આઈ એ

એપલ ફોન પર પણ આ એપ્લિકેશન ટ્રંક સમયમાં ઉપલબ્ઘ કરાશે આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર નાણાં વિભાગ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી બજેટ એપ્લિકેશન બનાવવામાં આવી છે જેથી દરેક નાગરિકને બજેટની તમામ વિગત ઘેર બેઠાં મોબાઇલ ફોન પર જોવા મળશે

તે અંતર્ગત કચ્છના વઠ્ઠીવટી તંત્ર દ્વારા ચૂંટણી અંગેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે મતદાન મથકો પર પુરતો સ્ટાફ પોલીંગ સ્ટાફ અને ઈવીએમની ફાળવણી પણ કરી દેવામાં આવી છે આ અંગે વધુ માહિતી આપતા નિવાસી અધિક કલેકટર શ્રી કુલદીપસિંહ ઝાલાએ આ પ્રમાણે જણાવ્યું હતું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

વિરલ રાણા અવસાન સિંધી ભાષા વિજ્ઞાની અને વિવેચક તરીકે ખ્યાતિ પામેલા સિંધી સર્જક ડોક્ટર સતીશ કુમાર રોહડાનું ટ્રંકી માંદગી બાદ અવસાન થયું છે ગાંધીધામમાં રહીને સદ્વતે સિંધી ભાષા સાહિત્ય ના સંવર્ધન પ્રયાર પસાર અર્થે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સિંધીલોજીની સ્થાપના કરી હતી

રોહડા એ કચ્છી ભાષા પર સંશોધન કરીને પીએયડીની ડીગ્રી મેળવી હતી તેમના અવસાન થી સાહિત્ય વર્તુળમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે